ભાજપના સભ્ય શ્રી પિયુષ દેસાઈએ રાજ્ય સરકારની કામગીરીની પ્રશંસા કરતા આ ચર્ચાનો પ્રારંભ કર્યો હતો શાસક પક્ષના અન્ય ધારા સભ્યશ્રી કુબેર ભાઈ ડિંડોરે આ પ્રસ્તાવને અનુમોદન આપતા જણાવ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજના રાજ્ય સરકારના પ્રસ્તાવને કેન્દ્ર સરકારની મંજૂરી મળી છે

તેમને જણાવ્યું હતું કે રાજ્યપાલના સંબોધનમાં સરકારની કોઈ દિશા સ્પષ્ટ થતી નથી કે રાજ્ય સરકારની નીતિ નિયત સાફ દેખાતી નથી બપોર બાદ બીજી બેઠકમાં પણ આ ચર્ચા આગળ ચાલશે

ડી જી એફ ટી ની કચેરી દ્વારા આ અંગે નોટિફિકેશન બહાર પડાય એટ્લે અમલ શરૂ થઈ જશે

કચ્છ માં ઉત્અનન કચ્છ જિલ્લો પુરાતત્વ ઉત્ખનન કરતાં સંશોધકોમાં ખાસ આકર્ષણ ધરાવે છે કારણ કે ધોળાવીરા સહિતની હડપપન સંસ્કૃતિની અનેક નાની મોટી સાઇટ અહી આવેલી છે તાજેતરમાં લખપત તાલુકામાં ઝારા ડુંગર નજીક આવેલા ખટિયા ગામે તળાવ પાસે ઉત્ખનન કરતાં આશરે પાંચ હજાર વર્ષ જૂનું કબ્રસ્તાન મળી આવ્યું છે

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ જાહેર કર્યું છે કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો ત્રીજો તબક્કો ટ્રંક સમયમાં શરૂ કરશે કૌશલ્ય વિકાસનો સમાવેશ શાળા અભ્યાસક્રમમાં કરી દરેક વિદ્યાર્થી ને ઊગતી ઉમરે કોઈને કોઈ કારીગગરીનો કસબ શીખવાની પ્રેરણા અને તાલીમ આપશે

તો બઁક તરફથી આગ્રહ કરાયો હતો કે ઘિરાણ મેળવનાર લોકો સમયસર લોન યૂકવી આપી પૈસાની લેવડ દેવડ નો વહેવાર ચોખ્ખો રાખવાનો આગ્રહ રાખે જેથી બૅન્કિંગ પ્રવૃતિ આગળ વધે

કલેક્ટરે કચેરીના પ્રાંગણમાં બેટી બયાવો બેટી પઢાઓનો શુભ સંદેશો પ્રદાન કરતી આકર્ષક રંગોળીનું નિર્માણ કરાવી બેટી બયાવો બેટી પઢાઓ યોજનાનો પ્રારંભ કર્યો હતો

સૌરાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે રમનારા આ સેમિફાઈનલ મેચમાં પ્રથમ વખત જ અમ્પાયર ડિસિશન રીવ્યુ સિસ્ટમ એટલે કે ડીઆરએસનો પ્રારંભ કરવામાં આવશે દરેક ઇનિંગમાં દરેક ટીમને ચાર પ્લેયર લેવાની તક આપવામાં આવશે જો અમ્પાયરના નિર્ણયને પડકાર તો પ્લેયરનો રીવ્યુ સાયો પડશે અને ડી આર એસ ના નિર્ણય મુજબ અમ્પાયરે તેનો નિર્ણય ફેરવો પડશે તો તેની ગણતરી ચાર તકમાં કરવામાં આવશે નહીં